ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર હાઈએલર્ટ પર

મન કી બાત મોદી ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના નાગરીકો સારો વહીવટ ઈચ્છે છે અને આ મુદ્દે અવરોધ ઉભા કરનાર કે તિરસ્કારની લાગણી ફેલાવનારાઓ તેમના મલીન ઈરાદામાં સફળ નહી થાય

આ કાર્યક્રમ દરમ્યાન રાજયની ચાર હજાર પાંચસો પંચાયતોમાં સરકારી અધિકારીઓએ પ્રત્યક્ષ મુલાકાત લઈને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓની વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરના લોકો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળવા તત્પર છે અને આ વાત ગામ તરફ પાછા ફરો કાર્યક્રમની મળેલા પ્રતિસાદ પુરવાર થાય છે આ કાર્યક્રમ હેઠળ સરકારી અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીકની ગ્રામ પંચાયતોની પણ મુલાકાત લીધી હતી જેમાં સરહદ પારથી થતાં ગોળીબારના વાતાવરણમાં રહેતા ગ્રામજનોએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો અમરનાથ યાત્રા અંગે બોલતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કાશ્મીરના નાગરીકોની આતિથ્ય ભાવનાને કારણે જ અમરનાથ યાત્રામાં છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે

તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ચંદ્રયાન ર મિશન દેશના યુવાનોને વિજ્ઞાન અને નવકલ્પના માટે પ્રેરણા પુરી પાડશે તેમણે દેશના યુવક યુવતિઓ માટે અંતરીક્ષ સાથે સંબંધિત જીજ્ઞાસાઓ ભારતના અવકાશ મિશન તથા વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત કવીઝ સ્પર્ધાની જાહેરાત કરી વિદ્યાર્થીઓને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા સ્પર્ધાની તમામ વિગતો માય જીઓવી વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે

તેમણે કહયું કે જયારે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે ત્યારે તેમને તે ક્ષણના સાક્ષી રહેવાની તક મળશે દેશના ઘણા ભાગોમાં પુરની પરિસ્થિતિ અંગે વાત કરતાં તેમણે અસરગ્રસ્ત લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર અને રાજય સરકારો સાથે મળીને રાહત અને સહાયની કામગીરી ઝડપથી કરી રહી છે

તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલા શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનમાં વ્યાપક જનભાગીદારીને કારણે સ્વચ્છતાના સ્તરમાં વધારો થયો છે ગયા મહિને પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પુસ્તકો વાંચવા માટે તેમને કરેલી અપીલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પુસ્તક વાંચન અંગે પણ ભારે પ્રતિસાદ મળ્યો છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી મન કી બાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌ પ્રથમ વખત થયેલા આયોજન અંતર્ગત એલઈડી સ્કીન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે સાંભળ્યો હતો

શ્રી માંડવિયાએ ગઈકાલે સોમનાથમાં ક્રૂઝ ટર્મિનલ વિકસાવવા અંગે સૂત્રાપાડાના હિરાકોટા બંદરની મુલાકાત દરમિયાન લીધી હતી ત્યારે આ મુજબ જણાવ્યું હતું શ્રી માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે સાસણગીર સોમનાથ કેન્દ્ર શાસિત પ્રદેશ ખાતે પ્રવાસનને વેગ આપવા સોમનાથના તટેથી દરિયામાં ક્રૂઝ સેવા શરૂ કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે

કચ્છ બ્રાઉનસુગર ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડ એટીએસએ ગઈકાલે કચ્છના માંડવી ખાતેથી એક કિલો બ્રાઉન સુગર સાથે બે વ્યક્તિની ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ માંડવી પાસેથી બે યુવાનો સમીજા નાસીર હુસૈન ઉર્ફે રાજા અબ્દુલ સત્તાર અને ઉમદ નામનો વ્યક્તિ બાઇક પર જઈ રહ્યા હતા ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે આ બંને ઇસમોની તપાસ કરતાં એક કિલો બ્રાઉન સુગરનો જથ્થો મળી આવ્યો હતો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુપોષણ બાળકના જીવન વિકાસમાં અવરોધરૂપ બને છે તેથી ગર્ભવસ્થાથી જ બાળકને પૂરતું પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે